એલ ડી રહેશે

આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત મળનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુ રૂપ રહે શે આરતીબેન ભદ્દ કચ્છ રણોત્સવ કચ્છનું નામ પ્રવાસનક્ષેત્રે ઉજાગર કરનાર કચ્છ રણોત્સવનો આવતીકાલ આરંભ થાય છે

ગઈકાલે રાજયસભામાં પુ છાયેલા પશ્નીના લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યુ હતુ કે આ વિચારનો હેતુ ગામડાઓમાં અને તેમના લોકોમાં કેટલાક મુલ્યો અંગે જાગૃતિ કેળવવાનો છે જેથી તેઓ અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બની શકે

તે અરજીને ધ્યાને લઈને સર્વેની કામગીરી કરવામાં આવશે